આવતીકાલે પટણામાં અંતિમ સંસ્કાર કરાશે

આર ડી ઓ

આ વર્ષે એપ્રિલમાં શરૂ કરવામાં આવેલી આ યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં માલિકોને અધિકારનો દાખલો પૂરો પાડવાનો અને પ્રોપર્ટી કાર્ડ્સ આપવાનો છે

લગભગ એક લાખ મિલકત ધારકો તેમના સંપત્તિના કાર્ડ્સ તેમના મોબાઇલ ફોન પર પહોંચાડાયેલી એસ

લિંક દ્વારા ડાઉનલોડ કરી શકશે આ પછી સંબંધિત રાજ્ય સરકારો દ્વારા સંપત્તિ કાર્ડનું ભૌતિક વિતરણ કરવામાં આવશે આ પગલાથી ગામ લોકો દ્વારા લોન અને અન્ય નાણાકીય લાભ લેવા માટે મિલકતને નાણાકીય સંપત્તિ તરીકે દર્શાવવાનો માર્ગ મોકળો થશે આ પ્રથમ વખત છે કે લાખો ગ્રામીણ સંપત્તિ માલિકોને લાભ આપવા માટે આધુનિક માધ્યમો સાથે સંકળાયેલ મોટા પાયેકવાયત હાથ ધરવામાં આવી છે પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન કેટલાક લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે

પી નેતા રામવિલાસ પાસવાનને અંતિમ શ્રદ્ધાંજલિ આપી છે શ્રી કોવિંદ આજે સવારે સદગતના નિવાસસ્થાને ગયા હતા અને તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી હતી પ્રધાનમંત્રી શ્રી મોદી પણ તેમના નિવાસસ્થાનની મુલાકાતે ગયા હતા અને રામવિલાસ પાસવાનના પરિવારના સભ્યોને મળ્યા હતા

વેંકૈયા નાયડુએ રામવિલાસ પાસવાનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે કેન્દ્રીયમંત્રીઓ રાજનાથસિંહ અમિત શાહ રવિશંકર પ્રસાદ પ્રકાશ જાવડેકર અને હર્ષવર્ધન ભાજપ અધ્યક્ષ જે પી નફા કોંગ્રેસ નેતા રાહ્લ ગાંધી સી પી આઈ ના ડી

સી પી ચીફ શરદ પવાર અને અન્ય વરિષ્ઠ નેતાઓ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને સદગતના પાર્થિવ દેહને શ્રદ્વાંજલિ આપી હતી અગાઉ એલ

પી નેતાના નશ્વર દેહને દિલ્ફીમાં તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો આજે બપોર બાદ સદગતના દેહને પટણા લઈ જવામાં આવ્યો અને ત્યાં એલ

પી ની કચેરીમાં રાખવામાં આવ્યો હતો જ્યાંમોટી સંખ્યામાં કાર્યકરોએ અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી આવતીકાલે પટણામાંતેમના અંતિમ સંસ્કાર થશે

પી નેતાનું ગઈકાલે નવીદિલ્ફીની હોસ્પિટલમાં નિધન થયું હતું

લોક જનશક્તિપાર્ટીના સ્થાપક અને કેન્દ્રીય ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી શ્રી પાસવાન આઠ વખત લોકસભામાં યૂંટાઈ આવ્યા હતા અને બિહારના હાજીપુરમાંથી સૌથી વધુ સરસાઇથી જીતવાનો રેકોર્ડ પણ ધરાવે છે

આજે મળેલી બેઠકમાં કેબિનેટે વિદાય લીધેલા નેતાની યાદમાં બે મિનિટ મૌન પાળ્યું હતું

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે નિર્દેશ આપ્યો છે કે શ્રી ગોયલને તેમના હાલના વિભાગો ઉપરાંત મંત્રાલયનો હવાલો સોંપવો

આ મહિનાની સાતમી તારીખે અથવા તે પહેલાં જાહેર જાહેરનામું પ્રકાશિત કરનારા રાજકીય પક્ષોને આ બાબત લાગુ પડશે આવતીકાલ સાંજ સુધીમાં આ અંગે વાંધાઓ રજૂ કરી શકાશે પંચના ધ્યાનમાં લાવવામાં આવ્યું છે કે કોવિડના આધારે પ્રવર્તનીય પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષ તરીકે નોંધણી કરવામાં વિલંબ થયો આ મામલાના તમામ પાસાઓ પર વિચાર કર્યા પછી પંચે જાહેર નોટિસ સમયગાળો ઘટાડયો છે

નાણાંનીતી સમિતીએ ભારતીય અર્થતંત્ર કોરોનાં વાયરસ સામેની લડતમાં નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહ્યું હોવાથી ચાલુ નાણાકીય વર્ષ અને આવતાં વર્ષ માટે પોતાની અનુકૂળ વલણ અપનાવવાની નીતી યથાવત રાખવાનો નિર્ણય લીધો છે

તેમણે વધુમાં કહ્યું કે વેપાર ઉધોગમાં તરલતાં જળવાઈ રહે તે હેતુંથી આર્થીક પરિસ્થિતી સરળ બનાવવા વધુ પગલાં લેવાં રિઝર્વ બેંક સજ્જ છે

આર ડી ઓ એ આજે સ્વદેશી રીતે વિકસિત એન્ટિ રેડિએશન મિસાઈલ રુદ્રમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ છે ઓડિશા કિનારેથી વ્હીલર આઇલેન્ડ પર સ્થિત લક્ષ્ય પર સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું

રુદ્રમ ભારતીય વાયુસેના માટે દેશની પ્રથમ સ્વદેશી રેડિએશન મિસાઈલ છે જે ડી

ઓ દ્વારા વિકસાવવામાં આવી છે

આ મિસાઇલ ભારતીય હવાઈદળ માટે એક વિશાળ શસ્ત્ર છે જે દુશ્મનના હવાઈ સંરક્ષણને અસરકારક રીતે રેન્જથી દબાવવા માટે છે અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કેઆ સાથે દુશ્મનના રડાર અને સંદેશા વ્યવહારના સ્થળોને લક્ષ્ય બનાવવા માટે ભારતે લાંબા અંતરની એન્ટી રેડિએશન મિસાઇલો વિકસાવવા માટે દેશી ક્ષમતા સ્થાપિત કરીછે